આ ચ્રૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજવા બધી જ તૈયારીઓ પૂર્ણ થઈ છે

આજે ભાજપ અધ્યક્ષ અમિત શાહ કોગ્રેસ અધ્યક્ષ રાહ્લ ગાંધી સમાજવાદી નેતા મુલાયમસિંહ યાદવ વિગેરેના ભાવિ નિયત થસે

ભાજપ અને કોગ્રેસે બધી જ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતશાહ આ બેઠક પરથી ચુંટણી જંગમાં ઉતર્યા છે કોગ્રેસના સી

ભાજપના મહ ત્વના ઉમેદવારોમાં પાણી પુરવઠા મંત્રી પરબત પટેલ મોફન કુંડારીયા તથા જસવંત ભાભોર મુખ્ય છે કોગ્રેસ વિધઘાન સભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણીને અમરેલીની બેઠક પરથી જંગમાં ઉતાર્યા છે માજી પ્રદેશ પ્રમુખ અને માજી કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી આણંદની બેઠક પરથી જયારે તુષાર યૌધરી બારડોલીની બેઠક પરથી યુંટણી લડી રહ્યા છે

ભારતીય જનતા પાર્ટીએ વિનોદ ચાવડાને ફરી જંગમાં ઉતાર્યા છે કોગ્રેસના નરેશ મહેશ્વરી તેમના મુખ્ય હરીફ છે ચુંટણી લડતા અન્ય ઉમેદવારોમાં બહુજન સમાજ પાર્ટીના લખુભાઈ વાઘેલા હિન્દસ્તાન નિર્માણ દળના પ્રવિણ ચાવડા ન્યુ ઓલ ઈન્ડીયા કોંગ્રેસ પક્ષના ધિરૂભાઈ શ્રીમાળી બહુજન મુક્તી પાર્ટીના દેવજી મહેશ્વરી અને રાષ્ટ્રીય પાવર પાર્ટીના બાલુબેન સોંદરવા અને ત્રણ અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે

જેના વિશે મતદાન અધિકારી અશ્વિનભાઈ લીંબાણીએ અમારા સંવાદદાતા આર